ઉત્તરપ્રદેશના બે દિવસના પ્રવાસે ગયેલા શ્રી મોદી એ આજે મિરઝાપુરમાં જાહેરસભાને સંબોધતાં જણાવ્યું હતું

પ્રધાનમંત્રીએ બાણસાગર યોજના સહિત અન્ય કેટલીક વિકાસ યોજન ઓનું ઉદ્ઘાટન કર્યું હતું

ત્યારબાદ મીરઝાપુર મેડિકલ કોલેજનું ખાતમુહૂર્ત કર્યું હતું

તેમણે કહયું કે દેશના તમામ બાળકોની શારીરિક ક્ષમતા અંગેન્ડ્ર મેપીંગ કરવામાં આવશે આ માટે રાજય સરકારોને ભાગીદાર કરવામાં આવશે શ્રી રાઠોડ આજે સાંજે ગાંધીનગર પાસેના ઉવારસદ ખાતે યોજાયેલ યંગ ઈન્ડિયા પાર્લામેન્ટ યુવા ભારત સંસદ ના સમાપન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

તેને ન્સમાંગ્ર દેશમાં કાર્યવાહી કરવાની અને છાપા મારવાની સતા અપાઈ છે આરતી ભદ્દ રાજ્યમાં ખાનગી અને સરકારી શાળાઓ રાજ્યભરની ખાનગી અને સરકારી શાળાઓમાં વિધ્યાર્થીઓ ઘાતક હથિયાર જેવા કે છરીબ્લેડ કે ધારવાળા સાધનો સાથે શાળામાં ન આવે તે માટે વિધ્યાર્થીઓ ના દફતરોની સમયાંતરે ચકાસણી કરવાની સુચના શાળા કમિશનરની કચેરી દ્વારા આ વ્યવસ્થા જોવા તમામ ડીઈઓને તાકીદ કરાઈ છે

આરતી ભદ્દ જીટીયુને એવોર્ડ ગુજરાત ટેકનોલોજી યુનીવર્સીટી જીટીયુ ને વેપાર ઉદ્યોગ જગતના રાષ્ટ્રીય સંગઠન એસોચેમ તરફથી પશ્ચિમ ભારત ની સૌથી પ્રગતિશીલ યુનીવર્સીટીનો એવોર્ડ હાંસલ થયો છે

હજ યાત્રિકો માટે રસીકરણ ફરજીયાત છે તેથી ભુજ જી કે જનરલ હોસ્પિટલ ખાતે સવારે સાડા નવથી સાડા બાર સુધી હજ યાત્રી ઓને રસીકરણ માટે પહોચી જવું કચ્છમાંથી હજ માટે જતા યાત્રીઓએ રસીકરણ કરાવી પ્રમાણપત્ર મેળવી લેવું આવશ્યક છે એમ યાદીમાં જણાવ્યું છે

જિલ્લા કલેકટર રેમ્યા મોહને બેઠકના પ્રારંભે તંત્રના તમામ વિભાગો અને અધિકારીઓને ખાસ નિર્દેશ આપ્યો હતો